દેશભરમાં આજે મોહમ્મદ પયગંબરનો જન્મદિન મિલાદ ઉન નબી હર્ષોલ્લાસનાં

પ્રધાનમંત્રી આજે ગાંધીનગરમાં સવારે દસ વાગે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશ્નભાઈ પટેલને શ્રધ્ધાંસુમન અર્પણ કરશે તેઓ બપોરે બાર વાગે કેવડિયામાં આરોગ્ય વન અને આરોગ્ય કુટીરનો શુભારંભ કરાવશે બાદમાં પ્રધાનમંત્રી એકતા મોલ બાલ પોષણ પાર્કનું ઉધ્ધાટન કરશે ત્યારબાદ શ્રી મોદી જંગલ સફારી અને જિયોડેસિક ડોમ એવિયરીનો શુભારંભ કરશે અને સ્ટેચ્યું ઓફ યુનિટી પહોંચ્તા પહેલા ઘણી પરિયોજનાઓનાં ખાતમૂર્કત કરશે

તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના શરૂઆતના તબ્બકાથી જ સચોટ ઉપાય કરવાથી સરકારને કોવિડથી બટવાની તૈયારી માટે મદદ મળી છે દેશમાં સંક્રમણથી સાજા થનારાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને એક્ટીવ કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે

એક અંગ્રેજી દૈનિકને આપેલ ઇન્ટરવ્યૂહમાં શ્રી મોદીએ કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે ભારતને સૌથી મોટું બજાર બનાવવા માટે ચોક્કસ પાયાના સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે

શ્રી જાવડેકરે કહ્યું કે અનાજનું સો ટકા પેકેજિંગ શણનાં થેલામાં જ કરવ્ં જોઈએ શણનાં પેકેજિંગમાં ભારત આત્મનિર્ભર બનશે છેલ્લા કેટલાંક વર્ષોમાં શણનાં ઉત્પાદનમાં સારું પરિણામ મળતું ન હતું પરંતુ હવે આ નિર્ણય બાદ એ નક્કી છેકે શણનાં કાપડની માંગ વધશે હવે હંમેશા ખાધ સામગ્રી અનાજનું પેકેજિંગ શણનાં થેલામાં થશે ખાંડનું પેકેજિંગ વીસ ટકા શણમાંથી થશે આ નિર્ણય ખેડૂત અને શ્રમજીવી વર્ગ માટે અને આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ છે શ્રી જાવડેકરે ક્લ્યું કે આ નિર્ણયથી દેશનાં પૂર્વીય અને ઉત્તર પૂર્વીય પ્રદેશો ખાસ કરીને પશ્ચિમ બંગાળ બિહાર ઓડીશા આંધ્રપ્રદેશ આસામ મેધાલય ત્રિપુરાનાં ખેડૂતો અને શ્રમરજીવીઓને ફાયદો થશે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો થશે

આ ઉપરાંત જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવાપાત્ર રહેશે

શ્રી શેખાવતે કહ્યું કે આ માટે વિશ્વ બેંક અને એશિયાઈ સંરચનાં રોકાણ બેંક સુરક્ષા અને સંચાલન સંબંધીત સુધારા માટે પસંદ કરાયેલાં જળાશયો માટે નાણાં ઉપલબ્ધ કરાવશે જે ત્રણ વિષય માટે નિર્ણય લેવાયો છે તેમાં જળાશયોની સુરક્ષા જળાશયોનાં રખરખાવ જેને ડેમ રિહ્બીટેશન એન્ડ ઈમ્પુવમેન્ટ પ્રોગ્રામ ફેઝ બે અને ત્રણને મંજૂરી અપાઈ છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામનાં પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઇયારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ ચિંધ્યો છે ઉપરરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ પોતાનાં સંદેશમાં કહ્યું છેકે પયગંબર મોહમ્મદે માનવ સમુદાયને કરુણા અને વિશ્વ બંધુત્તવનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીનાં કારણે આરોગ્ય અને સ્વચ્છતાનાં બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ

વધુ સમાચાર

એક ટ્વીટમાં શ્રી મોદીએ મૃત્કનાં પરિવારો અને ફાન્સનાં લોકો પ્રત્યે સંવેદનાં વ્યકત કરી છે તેમણે કહ્યું છેકે આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સ સાથે છે

વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ યોજાઇ રહી છે